આ સુવિધાથી સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓને જળમાર્ગે વતન સુધી જવા માટે ઓછો સમય લેતી અને સસ્તી સેવાનો નવો વિકલ્પ મળશે અને તેઓ પોતાનું વાહન લઈ ને વતન જઈ શકશે

રો પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે ટ્રાફિક સમસ્યા હળવી બનશે મુસાફરી સસ્તી થશે અને ઇંધણની મોટી બચત થવાથી પર્યાવરણની જાળવણી થશે

અહી હાથશાળ હસ્તકલા ભરતકામ મોતીકામ ચર્મકામ અને માટીકામના કારીગરોની કલા કારીગરી ની બનાવટો વેચાણ માટે મુકાઈ છે

મોડાસા શહેરમાં રહેતું દંપત્તિ રોકાણકારો પાસેથી રિકરિંગના નાણાં લેતા હતા અને ખાતામાં જમા નહોતા કરાવતા જેને લઇને અરવલ્લી જિલ્લા નાયબ પોલિસ વડા ભરત બસિયાના ધ્યાને વાત આવી હતી

પોસ્ટ ઓફિસમાં રિકરિંગના નામે કોઇ વ્યક્તિ આ દંપત્તિનો શિકાર બની હોય તો તાત્કાલિક નજીકના પોલિસ મથકે જાણ કરવા જિલ્લા પોલિસે અપિલ કરી છે